તેમજ આગામી બે દિવસમાં તબીબો દ્વારા ટેલિફોન મેડિકલ ક્ન્સલટન્સી શરૂ કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડતમાં તમામ રાજ્યોને કેન્દ્રના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યોના સંપર્કમાં છે અને નજર રાખી રહ્યા છે તથા સમય પર જરૂરી સલાહ આપી રહ્યા છે ઓક્સિજન પુરવઠાના મુદ્દે શ્રી મોદીએ રાજ્યો દ્વારા ઉભા કરાયેલા મુદ્દાઓની નોંધ લીધી તેમણે કહ્યું તેનું ઉત્પાદન અને સપ્લાય વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે પ્રધાનમંત્રીએ રાજ્યોને ઓક્સિજન અને દવાઓની સંગ્રહખોરી અને કાળાબજાર અટકાવવા તાકીદ કરી છે અને કહ્યું કે દરેક રાજ્યોએ ઓક્સિજન ટેન્કરોની અવરજવર સરળ રીતે થાય એ સુનિશ્ચિત કરવું જોઈએ શ્રી મોદીએ રાજ્યોને જુદી જુદી હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે ઉચ્ય સ્તરની સંકલન સમિતિની રચના કરવા તાકીદ કરી છે અગાઉ નીતિ પંચના ડો

પૌલ દ્વારા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ કેરળ દિલ્હી રાજસ્થાન અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ ભાગ લીધો હતો

આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં રાજ્ય સરકાર ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનોના સહયોગથી લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે

સી યુ

ટેસ્ટનો સમાવેશ થાય છે તેમણે વધુમાં કહ્યું કે કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે

કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંક્રીત કર્યું છે

સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યવર્ગ માટે કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાશે

ગુહ્મંત્રી અમિત શાહે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ તથા ઉચ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજ્યા બાદ આ મુજબ જણાવ્યુ હતું તેમણે કહ્યું કે ગાંધીનગર હેલીપેડ ખાતે ટાટા ટ્રસ્ટના સહયોગથી બારસો બેડની હોસ્પિટલ ટુંક સમયમાં શરૂ કરાશે

શ્રી શાહે જણાવ્યું હતું કે રાજ્યમાં સ્વયંસેવી સંગઠનોથી સહાયથી ઘણી જગ્યાએ આઈસોલેશન સેન્ટરો શરૂ કરાશે એવી જ રીતે રસીકરણને વેગ આપવા નક્કર આયોજન થશે રેમડેસીવીર ઇન્જેકશનનો તથા ઓક્સીજનો બગાડ અટકાવવા માટે પણ વ્યૂહરચના ઘડાશે

આ હોસ્પિટલ આજથી ખુલ્લી મૂકવામાં આવશે

સી

આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ રે મશીનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે

કેન્દ્ર સરકાર રેમડેસીવીરના ઉત્પાદન અને પુરવઠા ઉપર ચાંપતી નજર રાખી રહી છે અને તેનો યોગ્ય રીતે પૂરવઠો થાય તે માટે જરૂરી પગલાં લેવાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે આવતીકાલે સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પ્રસારણ કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે

આકાશવાણી દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યૂ ટ્યૂબ ચેનલો ઉપર પણ આ કાર્યક્રમનું સીધું પ્રસારણ થશે